આના પરિણામે આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના બધા જ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે

અમદાવાદ ખાતે કાર્યરત હવામાન કચેરીના મોસમ વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ કહ્યું છે કે વાયુ વાવાઝોડાની અસરને પરિણામે પોરબંદર જૂનાગઢ દ્વારકા ગીર સોમનાથ જિલ્લાઓમાં પવનની ગતિ કલાકના એક્સો કિલોમીટર આસપાસ રહેશે

ગાંધીનગરમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે રાહત બચાવ માટેનું આયોજન ચુસ્તપણે અમલમાં રહેશે જાનમાલની ખુવારી અટકે તેવો બંદોબસ્ત સફળ બનાવવા માટે જનતાએ સરકારી તંત્રને સહકાર આપવાનો છે શ્રી કુમાર માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે દશ લાખ જેટલા ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા ત્રણસોથી વધુ એમ્બ્યૂલન્સ તૈયાર રાખવામાં આવી છે તેમણે આશ્રય સ્થાનોમાં રહેતા તમામ આશ્રિતોને ત્યાં જ રહેવા અનુરોધ કરતાં કોઈને પણ દરિયાકાંઠે ન જવા પણ તાકીદ કરી હતી મહેસુલ વિભાગના ડેપ્યુટી ક્લેક્ટર તુપ્તિ વ્યાસે આ અંગે આકાશવાણી સાથેની વાતચીતમાં વધ્ માહિતી આપી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રધાનમંત્રી શ્રીને રાજ્ય સરકાર દ્વારા આ સંભવિત વાવાઝોડાની આફતને પહોંચી વળવાની તંત્રની સજજતા અને હાથ ધરાયેલા આગોતરા આયોજનથી માહિતગાર કર્યા હતાં પ્રધાનમંત્રીશ્રીએ સંભવિત આપત્તિની આ ઘડીમાં કેન્દ્ર સરકાર ગુજરાતના પ્રજાજનોના પડખે ઊભી છે અને કેન્દ્ર સરકાર તરફથી તમામ પ્રકારની મદદ અને સહાય પૂરી પાડવાની ખાતરી આપી હતી ભારતીય સેનાના વિંગ કમાન્ડર પ્રનિત ચઢ્ઢાએ આકાશવાણી સાથેની વાતચીતમાં કહ્યું કે વાયુ વાવાઝોડાથી અસરગ્રસ્ત તમામ વિસ્તારોમાં લશ્કરની ત્રણેય પાંખ અને કોસ્ટગાર્ડ દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે ટ્રકડીઓ તેનાત કરવામાં આવી છે

વેસ્ટર્ન નેવલ કમાન્ડ મુંબઈ આ સ્થિતિ પર બારીકાઈપૂર્વક નજર રાખી રહ્યું છે મુંબઈમાં ભારતીય નૌકા દળનાં જહાજો એચએડીઆરરાહત સામગ્રી સાથે તેયાર રાખવામાં આવ્યા છે અને ટૂંકી નોટિસમાં અભિયાન શરૂ કરવા સજ્જ છે

બે ડાઇવિંગ અને બચાવ કામગીરી માટેની ટીમો તથા ત્રણ મેડિકલ ટીમો જરૂરી સહાય સાથે સજ્જ છે દ્વારકા અને પોરબંદરમાં સામુદાયિક રસોડું શરૂ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે

નવસારીના અમારા પ્રતિનિધિ જણાવે છે કે નવસારી ગણદેવી સહિત આસપાસના ગામોમાં આજે સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું

વહીવટીતંત્ર દ્વારા લોકોના સ્થળાંતરની પ્રાથમિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે ગત રાત્રિથી ભાવનગર જિલ્લામાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે શિહોર પંથકમાં પવનના કારણે વીજ થાંભલાઓ પડી ગયા હતા

જિલ્લાના ઉતરાળા ગારીયાધાર જેસર તળાજા પાલિતાણા મહુવા વલ્લભીપુર અને શિહોરમાં વરસાદ નોંધાયો છે અમદાવાદ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે અમદાવાદના મણિનગર ખોખરા સેટેલાઇટ આનંદનગર પ્રહલાદનગર વિસ્તારોમાં પવન અને વરસાદ શરૂ થયો છે અમારા ડાંગના પ્રતિનિધિ જણાવે છે કે ડાંગ જિલ્લાના ઘણાં વિસ્તારોમાં આજે સવારથી જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો ડાંગ જિલ્લાના આહવા તથા આસપાસના વિસ્તારોમાં ધૂળની ડમરી ઉડવાના પણ અહેવાલો છે અમારા જૂનાગઢના પ્રતિનિધિ જણાવે છે કે જૂનાગઢમાં વહેલી સવારથી ધીમી ધારે છૂટો છવાયા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે જિલ્લાના ભેસાણ જૂનાગઢ કેશોદ માણાવદર માંગરોળ મેંદરડા અને વંથલીમાં વરસાદ નોંધાયો છે

એરફોર્સના નવ હેલિકોપ્ટર બચાવ કામગીરી માટે તૈનાત કરાયા છે અસરગ્રસ્તો માટે પાંચ લાખ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે વાવાઝોડાથી રોડનું નુકસાન પડી ગયેલા ઝાડ બંધ થયેલ પાણી પૂરવઠો તથા વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા રાજ્યના તમામ વિભાગો કાર્યરત છે

સંચાર સેવાઓ બંધ થવાની સંભાવના દરમિયાન મોબાઇલ ઓપરેટરોને તુરંત કામગીરી કરવા તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે

પ્રભાવિત વિસ્તારોમાં મેડિકલ ટીમો પૂરતા પ્રમાણમાં દવાઓ વાહનો ઉપલબ્ધ કરાયા છે